રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશનાં કૃષિ ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન લાવનારાં અને ખેડૂતોની આવક વધારનારા ત્રણેય કૃષિ ખરડાંને મંજૂરી આપી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ગામડાઓ અને ખેડૂતો અધિકારસંપન્ન બનશે ત્યારે જ ભારત આત્મનિર્ભર બની શકશે

દેશમાં તેમને ભાવભીની અંજલી અપાશે ફ્રેન્ચ ઓપન ટેનીસ સ્પર્ધામાં સીમોના હાલેપ વિક્ટોરીયા અઝારેંકા અન્ના કેરોલીના અને એનેટ કોંટાવીટ તથા પુરૂષોમાં સ્ટેન વાવરીંકા એલીસ મેર્ટેન્સ અને અને માર્કો સેચીનાટોએ સ્પર્ધાના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે

ગઈકાલે આકાશવાણી પરથી પ્રસારીત મન કી બાત કાર્યક્રમમાં તેમણે કહ્યું કે ખેડૂત કૃષિક્ષેત્ર અને ગામડાઓ આત્મનિર્ભર ભારતનો આધાર છે કોવીડ જેવી અસાધારણ પરિસ્થિતિમાં પણ કૃષિ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી છે કુષિ ક્ષેત્રના તાજેતરના સુધારાઓનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે હવે ખેડૂતો પોતાની કૃષિ ઉપજો દેશના કોઈપણ વિસ્તારમાં વેચી શકે છે અને સારી કિંમત મેળવી શકે છે કોરોનાના લીધે ઉભી થયેલી પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરીને પ્રધાનમંત્રીએ માસ્ક પહેરવા સામાજીક અંતર જાળવવા જેવા નિયમોનું યૂસ્તરીતે પાલન કરવા ઉપર ભાર મૂક્યો હતો ભારતીય સંસ્ક્રતિના મહત્વના ભાગ એવા વાર્તાકથન અંગે બોલતા તેમણે કહ્યું કે દરેક ઘરમાં કોઈ એક વ્યક્તિ અર્થપૂર્ણ વાર્તાઓ કહીને ઘરના સભ્યોને નવી ઉર્જા અને પ્રેરણા આપતી હોય છે પંયતંત્ર અને હિતોપદેશ જેવી અસાધારણ વાર્તા પરંપરાનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ દેશના વિવિધ વિસ્તારો તથા વ્યક્તિઓ દ્વારા હાલમાં જાળવવામાં આવતી આ પરંપરાના ઉદાહરણી કહ્યા હતા તેમણે વાર્તાના માધ્યમથી ભારતની આઝાદીની ચળવળના પ્રેરણાદાયક પ્રસંગોથી નવી પેઢીને વાકેફ કરવા અનુરોધ કર્યો હતો

મહાત્મા ગાંધી જયપ્રકાશ નારાયણ જેવા મહાનુભાવોના જીવન કાર્યનો ઉલ્લેખ કરી પ્રધાનમંત્રીએ તેમના વિયારોને અનુસરવાની અપીલ કરી હતી

આરોગ્યમંત્રી ફર્ષવર્ધને પંદરમાં નાણાં પંચના આરોગ્યને લગતા ઉચ્યસ્તરીય જૂથને રવિવાર સંવાદ કાર્યક્રમમાં આ મુજબ જણાવ્યું હતું તેમણે કોવીડના સંક્રમણને અટકાવવા ઘડાયેલા નિયમોનું કડક રીતે પાલન કરવા ઉપર ભાર મૂક્યો હતો આરોગ્યમંત્રએ કહ્યું કે કોવીડ સામેની લડત સરકાર તથા નાગરિકોએ સાથે મળીને લડવાની છે કોવીડના દર્દીઓ માટેની પ્લાઝમા થેરાપી જેવી ઉપચાર પધ્ધતિ અંગે તેમણે કહ્યું કે આ અંગે સત્તાવાળાઓ સમયાંતરે સૂચનાઓ આપતા હોય છે કોવીડના વાયરસની ફેફસા ઉપરાંત શરીરના અન્ય અંગો ઉપર પણ અસર થાય છે એ બાબતને ધ્યાનમાં લઈને આરોગ્ય મંત્રાલયે આ મુદ્દે વધુ અભ્યાસ કરવા નિષ્ણાંતોની સમિતીની રચના કરી છે રાજ્ય સરકારોને કોવીડના પરિક્ષણની કિંમતો ઘટાડવાની સૂચના આપી હોવાનું તેમણે ઉમેર્યું હતું

આ કાર્યક્રમનો ઉદ્દેશ પૂર્વોત્તર ક્ષેત્રમાં પર્યાવરણને અનુકૂળ પર્યટન સંસ્કૃતિ ધરોહર અને વેપાર જેવી વિભિન્ન ક્ષમતાઓને ઊજાગર કરવાનો છે આ અવસરે શ્રી શાહે ઇશાન ભારતની બેજોડ સંસ્ક્રતિને ભારતીય સંસ્ક્રતિનું ઘરેણું ગણાવતાં કહ્યું કે અહીંના લોકોએ તેનું સંરક્ષણ કર્યું છે તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર આ ક્ષેત્રોમાં વિકાસનું માળખું મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને ભવિષ્માં આ ક્ષેત્ર વિશ્વનું મહત્વપૂર્ણ પર્યટન સ્થળ બનશે તેમણે કહ્યું કે આ ક્ષેત્રના વિકાસ માટે શાંતિ મહત્વપૂર્ણ હોવાથી સરકાર માળખાકીય સુવિધાઓના નિર્માણની સાથે શાંતિ સ્થાપવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે